આ હેતુથી સંરક્ષણ મંત્રાલયે ઇસરોના સહયોગથી આગામી પાંચ વર્ષમાં હાથ ધરાનાર લઘુ માધ્યમ તથા લાંબાગાળાની યોજનાઓને મંજુરી આપી છે પાકિસ્તાન સાથે જમીન તથા દરીયાઇ સરહદ ધરાવતા ગુજરાત માટે આ જાહેરાત મહત્વની છે

એસ એફ ના જવાનોએ કચ્છની મીયાંવાળી ક્રીક ખાતે લાકડાની નાની હોડીમાં આવેલા બે પાકિસ્તાની નાગરિકોને પકડી પાડ્યા છે ગઇકાલે સાંજે પેટ્રોલીંગ કરી રહેલા બી એસ એફ ના જવાનોને મીયાવાળી ક્રિક નજીક હિલચાલ દેખાતા તેમજ્ઞે સંબંધીત વિસ્તારમાં સઘન તપાસ કરતા સીંગલ એન્જીનવાળી લાકડાની બોટમાંથી બે પાકિસ્તાની મળી આવ્યા હતા

તેઓ માછીમારી કરવા નીકળ્યા હોવાનું તેમણે કહ્યું છે

એસ એફ ના જવાનો તેમને વધુ પુછપરછ માટે કોટેશ્વર લઇ જશે

ગૂહ મંત્રાલયે કહ્યું છે કે સીએપીએફમાં કેન્દ્રિય રિઝર્વ પોલીસ સરહદ સુરક્ષા દળો ભારત તિબેટ સરહદ પોલીસ સશસ્ર સરહદ દળ આસામ રાઈફલ્સ અને કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષા દળનો સમાવેશ થાય છે

કચ્છ યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગ અને મુંબઇ યુનિવર્સિટીના સંશોધન ક્ષેત્રે ખ્યાતિપ્રાપ્ત વિભાગના સહિયારા પ્રયાસથી આવતીકાલથી બે દિવસ માટે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવન પર આંતરરાષ્ટ્રીય સ્તરનો પરિસંવાદ યોજાશે

આર એફ

આ અંતર્ગત કચ્છ જિલ્લાના બે માર્ગનો વિકાસ કરવા નિર્ણય લેવાયો છે

મી

મી ના રસ્તાનું સમારકામ કરવામાં આવશે

આ નિર્ણયથી પર્યાવરણને થતી નુકસાની અટકાવી શકાશે

ભુજ હાટ ખાતે આ કાર્યક્રમના સમાપન પ્રસંગે નવમી કેબ્રુઆરીના દિવસે કારીગરોને ઓળખપત્ર વિતરણ વિવિધ હસ્તકળાઓનાં પ્રદર્શન સાથે વેચાણ સહિતના ઉપક્રમો યોજાશે